વી પી ગુરૂકુળ ખાતે સવારે યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમને માણ્યો હતો

ધાર્મિક પરંપરા અનુ સારઆજે સુર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકરસંક્રાતિ આજે સવારે પવન નહીવત હોવાના કારણે વહેલા પતંગ ઉડતા જોવા મળ્યા ન હતા

જિલ્લાભરમાં ગાયોને ધાસયારો તેમજ સક્રાંતનું દાન આપવાના કાર્યક્રમો યોજાયા હતા તદઉપરાંત કચ્છની સંસ્થાઓ પતંગની દોરીથી ધાયલ પક્ષીઓની સારવાર માટે કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા

જનરલ હોસ્પિટલમાં લોકોની આંખ સબંધિત મોતિયાના ઓપરેશન માટે વર્તમાન મેડિકલ ટેકનિકલ યુ ગમાં આધુનિક ગણી શકાય તેવું ફેંકો નામનું ઉપકરણ ઉપલબ્ધ કરાવાયુ છે આ ફેકો મશીન દ્રારા ટાંકા વિનાનું આંખનું મોતિયાનું ઓપરેશન થાય છે અને દર્દી ઝડપથી સાજો થઈ જાય છે

જનરલ ફોસ્પિટલના આંખ વિભાગના વડા ડોક્ટર કવિતા શાહે જણાવ્યુ હતું જેથી કચ્છ ભરના આંખના મોતિયાના દર્દીઓને સરળ સારવાર મળી રહેશે આરતીબેન ભદ્દ આર

ટી ઓ કચેરી ભુજ ખાતે આંખની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે

ટી એસે સંયુક્ત ઓપરેશન હાથધરી ઝડપી લેવામાં આવ્યા હતા આ આરોપીઓના છ દિવસના રિમાન્ડ પુ રા થતાં ભુજની અદાલતમાં રજુ કરાતા તે પાંચ પાકિસ્તાનીઓને પાલારા જેલના હવાલે કરવામાં આવ્યા છે

જિલ્લામાં ગાંધીધામઆદિપુ રઅંજારભુજ મું દરાભયાઉ વગેરે જગ્યાએ આવી પ્રતિબંધિત દોરી વેંચાણમાં હોવાના બનાવો અગાઉ બની યુક્યા છે તેમજ રાત્રે આકાશમાં ચગાવવામાં આવતા યાઈનીઝ ગુબ્બારાના લીધે આગજન્ય બનાવો પણ બનતા હોવાથી લોકોને સભાન રહેવા જણાવાયુ છે